અનિલ મૂકીમે આજે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી હતી જેમાં વિવિધ વિભાગના ઉચ્ય અધિકારીઓ જોડાયા હતા રાહત કમિશનર ડો હર્ષદ પટેલે સમીક્ષા બેઠક બાદ મીડિયાને વિગતો આપતા કહ્યું કે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટશે તેવી હવામાન વિભાગની આગાહી છે

પુર પ્રકોપ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં અનરાધાર વરસાદ વચ્યે હજુ વધુ વરસાદ ની આગાહી હવામાન ખાતા એ આપી છે જામનગરમાં ગઈ રાત્રે ભારે વરસાદને પગલે લાલ બંગલા વિસ્તારમાં આવેલી સરકારી કચેરીઓમાં પાણી ધુસ્યાં છે

કેશોદના બામણસા ગામે પૂરના પાણી વચ્ચે ફસાયેલા લોકોને ઊગારવા માટે રેસક્યૂ ટિમ પહોચી યૂકી છે ભાવનગરના વલભીપુર પંથકમાં રંઘોળી નદીનું પાણી ફરી વળતાં સિહોર તરફ જતો હાઈવે બંધ કરાયો છે કાળુભાર નદીનું પૂર ભાણગઢ ગામમાં ફરી વળતાં તે બેટમાં ફેરવાયું છે ભાલ પંથકમાં પાળીયાદ સહિત અનેક ગામડામાં વરસાદના પાણી ધુસયા હોવાના સમાચાર છે

સોમનાથ નજીક આવેલા પ્રાચિ તીર્થનો મોક્ષ પીપળો હિરણ નદીના પૂરમાં ડૂબી ગયો છે સુરેન્દ્રનગરમાં ભોગાવો નદી ઉપર આવેલો ધોળી ધજા ડેમ ચોથી વખત ઓવરફ્લો થયો છે બોટાદના ભીમડાદ ગામે સૌની યોજના હેઠળ જમીન નંખાયેલી પાઈપલાઈન બહાર આવી જતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે બોટાદ પંથકમાં ઉગામેડી થી સુરવા જવાનો પુલ ધોવાઈ જતાં હાલ વહનવ્યવહાર થંભી ગયો છે દ્વારકા પંથકમાં સોરઠી ડેમ અને સાની ડેમ ઓવર ફ્લો થતાં તેના પાણીમાં કલ્યાણપુરનું રાવલ ગામ બેટમાં ફેરવાઇ ગયું છે કોડીનાર તાલુકા સરપંચ સંઘના કોદ્દેદારોએ આજે મામલતદારને આવેદનપત્ર આપી રૂપાણી સરકાર પાસે અતિવૃષ્ટિથી ખેતીને થયેલા નુકશાન બદલ વળતરની માંગણી કરી છે લીલી નાઘેર ગણાતા વિસ્તારમાં સોથાબિન અને મગફળીનો હજારો વીઘામાં ઊભો પાક નાશ પામ્યો હોવાથી ધરતીપુત્રો વ્યથિત હોવાનું સરપંચ સંઘે કહ્યું છે હમીરસર ભુજ શહેરના હૃદય સમાન હમીરસર તળાવ ઓગની ગયું છે

તેઓ ત્રીજા મહિલા પ્રમુખ છે જેમણે સરોવર ઓગની જતાં વધાવ્યું છે આ માટે વાજતે ગાજતે રવાડી નીકળી હતી જેમાં નાગરિકો જોડાયા હતા આગવી પરંપરા પ્રમાણે જિલ્લા કલેક્ટરે નેગોશિએબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટ હેઠળ સરકારી કચેરીઓમાં ખાસ રજા જાહેર કરી છે

રાજાશાહી વખતે હમીરસર ઓગનતું ત્યારે કચ્છના મહારાવશ્રી તે વાજતે ગાજતે હમીરસરને વધાવવા જતા હતા આજે લોકશાહી છે ત્યારે પણ આ પરંપરા અકબંધ રહી છે કચ્છના રાજવી પરિવારના સભ્ય ઈન્દ્રજીતસિંહ જાડેજાએ શૂભેચ્છા આપતા આ મુબજ જણાવ્યું હતું

આ માટે નિર્ધારિત કરેલા દમણમાં હાયર અને ટેકનીકલ એશ્યુકેશન સચિવ ડો

મુથમ્માએ મુલાકાત લઇ તૈયારીઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યુ હતું કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા હવેલી અને દમણ દીવમાં જેઈઈ મેઈનની પરીક્ષા માટે દમણની સરકારી એન્જિનિયરિંગ કોલેજ અને સેલવાસની ડો

અબ્દુલ કલામ કોલેજમાં સેન્ટર ફાળવવામાં આવ્યા છે

સંઘપ્રદેશના હાયર અને ટેકનીકલ એજ્યુકેશન વિભાગ દ્વારા જણાવાયું છે કે વિદ્યાર્થીઓના માતા પિતા વાલીઓએ અને વિદ્યાર્થીઓએ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂરિયાત નથી કારણ કે પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે પૂરતા પગલાં લેવામાં આવ્યા છે